કેન્દ્ર સરકારે અમેરીકા ઇંગ્લેન્ડ સહિત પસંદ કરાચેલા દેશોમાં ઉમંગ એપની આંતરરરાષ્ટ્રીય આવૃત્તિની આરંભ કર્યો છે ગુજરાત સરકારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્ફીમાં બી ડી માર્ગ ઉપર બંધાયેલા સાંસદો માટેના ફ્લેટનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહ્યું કે બધા જ પક્ષોના સાંસદોએ લોકસભાની કામગીરી સરળતાથી યાલે તેમાં યોગદાન આપ્યું છે

ડી

લોકસભા અધ્યક્ષ ઓમ બીરલા આ પ્રસંગે ઉપસ્થીત રહેશે

તેમણે કહ્યું કે નાણા ક્ષેત્રને વધુ વ્યવસાયિક બનાવવામાં આવી રહ્યું છે અને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે સરકારી મૂડીરોકાણ પાછૂ ખેંચવાની પ્રક્રિયા યથાવત રખાશે વેરા ક્ષેત્રે સુધારા અંગે બોલતાં તેમણે કહ્યું કે ટેકનોલોજીની મદદથી ફેસલેસ એસેસમેન્ટ જેવી સુવિધાઓ શરૂ કરીને વેરા ચૂકવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે એવી જ રીતે કોર્પોરેટ વેરો પણ ઘટાડવામાં આવ્યો છે

કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવાની ઝૂંબેશમાં સહકાર વધારવા ઓટોમોબાઇલ ઉદ્યોગે આગળ આવવું જોઈએ

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતે વાહન ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની નેમ ધરાવે છે આ પ્રયાસોથી આત્મનિર્ભર ભારત અભિયાનને બળ મળશે

આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે દેશમાં ઉમંગ એપને ત્રણ વર્ષ પૂરા થયા એ નિમિત્ત યોજાયેલી ઓનલાઇન પરિષદમાં ઉમંગ એપની આંતરરાષ્ટ્રીય આવૃત્તિનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો શ્રી પ્રસાદે આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉમંગની આંતરરાષ્ટ્રીય આવૃત્તીના લીધે અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સિંગાપુર જેવા દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો વિદ્યાર્થીઓ કોઇપણ સમયે ભારત સરકારની સેવાઓનો લાભ લઇ શકશે એવી જ રીતે આ એપ ઉપર ઉપલબ્ધ ભારતીય સંસ્કૃતિ અંગેનીસેવાના લીધે ભારતીય સંસ્કૃતિનો વિદેશમાં સરળતાથી પરિચય થતા વધુ વિદેશી સહેલાણીઓ ભારત આવવા પ્રેરાશે

ઉમંગ એપ ઉપર કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સંયુક્ત રીતે સલામત રીતે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થાય છે

આ નિર્ણયો આજે મધરાતથી અમલમાં આવશે

આ ઉપરાંત અમદાવાદ સહિત ચાર મહાનગરો અને જ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ચાલી રહ્યો છે તેમાં કરફયુના સમયમાં લગ્ન કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં

પેન્શન અને કર્મચારી બાબતોનાં મંત્રાલયને ઘણાં પેન્શન ધારક સંગઠનોએ પત્ર દ્વારા રજૂઆત કરી હતી ઉપરાંત વ્યક્તિગત ધોરણે પણ કોરોના મહામારીના સમયમાં ઉંમરલાયક વ્યક્તિઓને હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદ્દત લંબાવવા માટે રજૂઆત કરાઈ હતી મંત્રાલયે જણાવ્યું હતું કે કેગ સાથે સલાહ સૂચન પછી પેન્શનધારકોના હયાતીના પ્રમાણપત્ર જમા કરાવવાની મુદ્દત વધારવામાં આવી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂ તેગ બહાદૂરને શ્રધ્ધાંજલિ અપી હતી એક સંદેશમાં તેમણે જણાવ્યું કે ગુરૂ તેગ બહાદૂરે લોકોની આસ્થા વિશ્વાસ અને અધિકાર માટે સર્વોચ્ય બલિદાન આપ્યું હતું માટે જ લોકો તેમને આદર અને પ્રેમભાવથી હિન્દી દી ચાદર કહી સંબોધે છે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમની શહાદત સૌને એક સાથે મળી માનવતાની સાચી સેવા કરવા પ્રેરિત કરે છે

ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફયુનો અમલ ચાલુ રખાશે